આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના વિયારો વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે કૃષિ પ્રધાન ભારત દેશમાં ક઼ષિ અને તેને લગતી વિવિધ બાબતો સાથે નવાં પરિમાણો જોડાઈ રહ્યા છે ઘણી વિચારણાં બાદ ભારતની સંસદે કૃષિ સુધારાઓને કાયદાકીય સ્વરૂપ આપ્યું છે આના લીધે ખેડૂતો પરના ઘણાં બંધનોદૂર થયા છે અને તેમને નવાં અધિકાર પણ મબ્યા છે

ગુરુનાનક દેવે લંગરની પરંપરા શરૂ કરી હતી અને આજે પણ શીખ સમુદાયના લોકો વિશ્વભરમાં આ પરંપરા ચલાવી રહ્યા છે એટલું જ નહીં તાજેતરમાં કોરોનાના કપરા સમયમાં શીખબંધુઓએ આ પરંપરા જાળવી રાખી હતી

જેમાં શ્રી ગુરુનાનક દેવે વસવાટ કર્યો હતો

સરકારના આ પ્રયાસોને યુનેસ્કો એશિયા પ્રશાંત વારસાપુરસ્કાર આપવામાં આવ્યો છે

અમદાવાદ જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો તેમણે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બનીને દેશ વિકાસમાં સહભાગી થાય તે અર્થિ જીટીયુ દ્વારા મહિલા રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મુખ્યત્વે સ્ત્રીઓની સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની જાણકારી આપવામાં આવી હતી

જેમાં સુરત શહેરના પંદર અને ડાંગ જિલ્લાના પંદર બાળકોએ ભાગ લીધો હતો

આ પાંચ દિવસીય ટ્રેનીંગ કેમ્પના સમાપન કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી દશરથ પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે બાળકોને સ્વરક્ષણ માટે લાઠીના કરતબ શિખવાડ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ટાઈકર્વોન્ડો માત્ર સ્વરક્ષણ માટે જ નહી પરંતુ બાળકોના કેરીયર માટે પણ ખુબજ જરૂરી છે